તેમનું ગઈકાલે નવી દિલ્હીમાં હૃદયરોગના હૃમલાને કારણે નિધન થયું હતું

શ્રીમતી દિક્ષિત છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસના નેતા રાહૂલ ગાંધી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વગેરે એ દિલ્હીની ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે દિલ્હી સરકારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના સન્માનમાં બે દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે

રાષ્ટ્રપતિ ભવનની યાદીમાં જણાવાયું છે કે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશ ના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે લાલજી ટંડનને બદલે ફાગુ ચૌહાણ બિહારના નવા રાજ્યપાલ બનશે જગદીપ ધનક ડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને રમેશ બૈસ તરીકે ત્રિપુરાના રાજ્યપાલ નિમવામાં આવ્યા છે

થાદીમાં એમ કહેવામાં આવ્યું છે કે આ નિમણૂક કાર્યભાર ગ્રહણ કરવાની તારીખથી અમલી રહેશે

રજૂ થયેલા પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા કલેક્ટર દ્વારા વિવિધ જરૂરી સુચનો પણ કરાયા હતા મહિનાના દર ત્રીજા શનિવારે નિયમીત મળતી આ બેઠક કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઇ હતી બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ જિલ્લામાં કેટલા ગામોને રેવન્યુ વિલેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે પ્રશ્ન પૂછી બાકીના ગામોનો ક્યારે સમાવેશ કરવામાં આવશે તે અંગે પ્રશ્ન પૂછી સરકારની યોજનાઓ સરળતાથી તેમના સુધી પહોંચાડી શકાય તે માટે ચિંતા વ્યક્ત કરી હતી માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ માંડવી તાલુકાના મેરાઉ દુર્ગાપુર મોટી રાયણ મોટી ખાખર મોટી ભુજપુર મોટા કાંડાગરામાં ખેડૂતોને કચ્છ નર્મદા શાખા નહેરના જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવા અને સંપદાનમાં આવતા ફળાઉ ઝાડનું યોગ્ય વળતર આપવા રજૂઆતો કરી હતી અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ અબડાસા નખત્રાણા અને લખપત તાલુકાઓમાં કથાં સ્થળે કેટલા રૂપિયાના ખર્ચે તળાવો ચેકડેમ વગેરે બનાવવામાં આવ્યા છે તે અંગે રજૂઆત કરી હતી આ રીતે બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા હાથ ધરીને તેમના નિકાલ માટે સંબંધીત અધિકારીઓને તાકીદ પણ કરાઇ હતી

અષાઢ મહિનો પણ અડધો વીતી યુક્યો છે ત્યારે કચ્છના લોકો એક તરફ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવામાં પૂર્વ કચ્છના રાપર ભયાઉ અને અંજાર તથા પશ્ચિમ કચ્છમાં મુન્દ્રા અંજાર અને નાની બન્નીમાં વરસાદે પધરામણી કરી છે ગઈકાલે સાંજે નાની બન્નીના લુડબાય ઉઠંગડી વગેરે પંથકમાં ઝાપટા પડ્યા હતા તો બીજી બાજુ અંજાર શહેરમાં એકાદ ઇંચ વરસાદ પડ્યો હતો